વૈકૈયાનાયડુએ જણાવ્યું હતું ગઈકાલે સાંજે ધોરડો ખાતે ગેટ વે ઓફ રણ રિસોર્ટ ખાતે ઉપરાષ્ટ્રપતિ ધોરડોના સરપંચ તેમજ ગ્રામજનોાને મળ્યા હતા તેમણે ઊંટગાડીમાં બેસીને સફેદ રણની સવારી માણી હતી ત્યારબાદ તેમણે ગાંધીનગરના પનઘટ કલાકેન્દ્ર દ્વારા પ્રસ્તુત સંસ્કૃતિક કાર્યક્રમ માણ્યો હતો જેમાં કચ્છી ગજિયો રાસ સહીત કચ્છી સંસ્કૃતિ સાથે ગુજરાતની વિવિધતામાં એકતાના દર્શન કરાવતી કૃતિઓ રજુ કરવામાં આવી હતી

આ પ્રસંગે ગુજરાતના પ્રસિદ્ધ સંગીતકાર શ્યામલ સૌમિલ દ્વારા પર્યટન ગીત લોન્ય કરવામાં આવ્યું હતું આ અવસરે મુખ્ય અતિથી તરીકે મુખ્યમંત્રી વિજય રૂપાણી અતિથી વિશેષ પદે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પ્રવાસન મંત્રી જવાહર ચાવડા અને પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઈ આહીર ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિશ્રી એ સફેદ રણમાં ઢળતી સંધ્યાએ સુર્યાસ્ત અને યંદ્રોદયનો કુદરતી નજરો માણ્યો હતો ત્યાર બાદ ગઈકાલે રાત્રી રોકાણ તેંત સિટીમાં જ કર્યા બાદ આજે તેઓ ધોરડોથી ભુજ અને ભુજથી ગાંધીનગર જવા રવાના થશે

નાગરાજન સહિતના મહાનુભાવોએ તેમને આવકાર્યા હતા

આશુતોષ અંતાણી કચ્છ વાગડમાં તીડ હ્મલા અંગે એલર્ટ કચ્છ જીલ્લાના વાગડ વિસ્તરથી જોડાયેલા બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકાના સરહદી વિસ્તારથી ત્રાટકેલા તીડ કચ્છમાં પ્રવેશે તેવી શક્યતાથી સ્થાનિક તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે પાડોશી જીલ્લામાં પ્રવેશેલા તીડથી ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી છે આ અંગે તીડ નિયંત્રણ અધિકારી અશોક બારિયાએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકામાં તીડના ઝુંડ જોવા મળતા પાલનપુર ઓફીસ દ્વારા ટીમો કાર્યરત કરી દેવામાં આવી છે વાગડ નજીકના વિસ્તાર હોવાથી કચ્છની ટીમ પણ એલર્ટ કરી દેવામાં આવી છે તેમઅને ઉમેર્યું હતું કે જો કે કચ્છમાં પ્રવેશ કરવા માટે તીડને નાના રણના અવરોધનો સામનો કરવો પડશે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ખાવડા લખપતના સરફદી વિસ્તારમાં જોવા મળેલા તીડનો ફરી સર્વે કરવામાં આવ્યો હતો જેમાં તીડનું પ્રમાણ નહીવત જોવા મબ્યું છે

ડી પટેલની રાહબરી હેઠળ ભુજ ફેમીલી કોર્ટ લેબર કોર્ટ અને તમામ દસ તાલુકામાં આવેલી અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું

આશુતોષ અંતાણી કચ્છ હવામાન દેશના જમ્મુ કાશ્મીર સહિતના ઉત્તરીય વિસ્તારોમાં થયેલી હીમવર્ષા તેમજ ઉત્તર પૂર્વીય દિશામાંથી કૂંકતા તેજીલા ઠંડા વાયરાની સીધી અસર હેઠળ કચ્છ જીલ્લામાં ઠંડીનું મોજું તીવ્ર બન્યું છે